ની ગ્રાન્ટ ફાળવાઈ છે

અત્રે જણાવીએ કે તીર્થ ગામોના વિકાસ માટે બે લાખ અને પાવન ગામોના વિકાસ માટે એક લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે

પશ્ચિમ બિહારની બાળવિકાસ પરિયોજના અધિકારી ઉષા સિંહે જણાવ્યું કે તેઓ સપ્તાહ દરમિયાન ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓ સાથે બેઠકો યોજી તેમને જરૂરી આહાર વિષે જાણકારી આપવામાં આવી રહી છે

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારે વિશ્વ કીડની દિવસ મનાવવામાં આવે છે ભુજની જી કે જનરલ હોસ્પીટલમાં કીડની ના રોગોથી પીડિત દર્દીઓની રાહત માટે બે ડાયાલીસીસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે

આ પ્રસંગે મહારાવ પ્રગમાંલાજી ત્રીજા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમાજના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિ વચ્ચે આજે સાંજે સત્કાર સમારંભનું પણ આયોજન કરાશે